રાષ્ટ્રપતિશ્રીએ આ તકે કોરોના સંક્રમણને નાથવા લોકડાઉન દરમિયાન દેશના નાગરિકોએ દાખવેલા અપ્રતિમ શિસ્ત હિંમત અને દૃઢ સંકલ્પશક્તિની નોંધ લીધી હતી રાષ્ટ્રપતિશ્રીએ કોરોના સંક્રમણ સામે દેશભરના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઇ રહેલી પરીણામલક્ષી કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પણ ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણને નાથવા યુદ્ધના ધોરણે થઇ રહેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો નેહ્લ ઠક્કર લોકડાઉન સેવાઓ કેન્દ્ર સરકારે લોકડાઉનના કારણે બંધ થયેલી કેટલીક વધુ સેવાઓ પરના પ્રતિબંધ ઉઠાવી લીધા છે કેનક્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે કૃષિ ઉત્પાદનોના સીધા માર્કેટીંગમાં સંકળાયેલી સેવાઓ અને આયુર્વેદ તથા યુનાની પધ્ધતિને લગતી આરોગ્ય સેવાઓ અને આંગણવાડી કાર્યકરોની કામગીરી પરના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે આ સેવાઓને પણ આવશ્યક ચીજવસ્તુઓની જેમ જ પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવી છે

એટલેકે આવા પરિવારો ને હવે ઘઉં ચોખા અને દાળ પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ માસ દરમ્યાન વિના મૂલ્યે મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત દર મહિને પાંચસો રૂપિયા યૂકવવાનો નિર્ણય કર્યો છે નાણાંમંત્રાલયે બેંકોને જણાવ્યું છે કે બેન્કની બ્રાંચ કે એટીએમમાં સામાજીક અંતર જળવાઈ રહે તે ધ્યાન રાખવું બેંકોને લાભાર્થીઓને એસ એમ એસ કે અન્ય જાહેરાત દ્વારા જાણ કરવા જણાવ્યું છે નેહ્લ ઠક્કર ભાવનગર કોરોના કેસ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાવનગર શહેરમાં નવા બે પોઝીટીવ કેસ નોંધાયા છે

આ બંને કોરોના ને કારણે ભાવનગરમાં થયેલા પ્રથમ મોત કરીમભાઈ શેખ ના સંપર્કવાળા હોવનું માલુમ પડ્યું છે

બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતાં લોકોને અટકાવવા અને લોકડાઉનની સૂચનાઓનો યુસ્તપણે અમલ કરવા કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી

દ્વારા આદેશ જાહેર કરાયા છે જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ અંજાર ગાંધીધામ ભયાઉ રાપર માંડવી નગરપાલિકા વિસ્તારમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો ઉપર પ્રવાસ કરવા ઉપર આગામી તા

જે અન્વયે આ સમયગાળા દરમ્યાન ટુ વ્હીલરમાં એક જ વ્યકિત અને ફોર વ્હીલરમાં ડ્રાઇવર સહિત ત્રણથી વધુ વ્યકિત પ્રવાસ કરી શકશે નહીં આ હકમ અન્વયે સરકારી ફરજ હોય તેવી વ્યકિતઓ આવશ્યક ચીજવસ્તુઓના વેયાણ કરતી વ્યકિતઓ કે જેને સક્ષમ અધિકારી દ્વારા પાસ આપવામાં આવેલ હોય તેવી વ્યકિતઓ તેમજ સરકાર તરફથી મુકત રાખેલ માલવાહક વાહનોને મેડીકલ ઈમરજન્સીમાં અને આવશ્યક ચીજવસ્તુ વેયાણ કરતી દુકાનો માટે ઉપર જણાવેલ સમયગાળો લાગુ પડતો નથી

આર નોંધવામાં આવી છે અને રૂ